સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર નોંધાયું હતું

કોરોનાની સ્થિતિ વચ્ચે પણ મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાનમાં કોરોનાની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરાયું

આ આઠ બેઠકોમાં બડાસા બેઠકનો પણ સમાવેશ થતો હતો

રાજયની પ્રથમ ક્રમની બડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયુ હતુ મતદાન કરવા આવેલા તમામ મતદારોનું થર્મલ સ્ક્રીનીંગ કરાયા બાદ હાથ સેનીટાઈઝર કરાવી માસ્ક તેમજ હાથના મોજા આપી કોવીડની ગાઈડ લાઈનનું પાલન કરાયુ હતુ જિલ્લા યૂંટણી ધિકારી પ્રવિણા ડી

તેમજ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે મતદાન મથકોની મુલાકાત લીધી હતી ને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ

નેહલ ઠક્કર રાજ્ય કોરોના ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો

નેહલ ઠક્કર કચ્છ કોરોના કચ્છમાં સતત ત્રીજા દીવસે કોરોનાના નવા કેસ એક અંકમાં નોંધાયા છે